રાજ્યમાં સર્જાયેલી પુર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદુ બન્યું

હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી મુજબ રાજ્યભરમાં ગઇકાલે સાર્વત્રિક વરસાદવરસ્યો છે

અમદાવાદ આણંદ ખેડા સાબરકાંઠા કચ્છ દ્વારકા ભાવનગર સહિત કેટલાંક જિલ્લાઓમાં ગઇકાલે રાત્રથી સવાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે

આ ઉપરાંત ડેડીયાપાડા છોટા ઉદ્દેપુર ધાંગધ્રા અને રાણપુરમાં છ ઇંચથી વધુ વરસાદ થયો હતો અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રેથી ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે કેટલીક જગ્યાએ વ્રક્ષો ધરાશાયી થયા છે ભારે વરસાદના કારણે રેલવે વિમાન સેવ અસરગ્રસ્ત થઈ છે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ કરાઈ છે આણંદ જીલ્લામાં ગઈકાલે પવન ફુંકાવા સાથે સાર્વત્રિક અવિરત વરસાદ ચાલુ રહયો હતો આણંદ જીલ્લાના આઠ તાલુકા પૈકી સૌથી વધુ ઉમરેઠમાં છ ઈંચ જયારે આણંદ તાલુકામાં પાંચ ઈંચ તેમજ પેટલાદમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો

જયારે ભાવનગર શહેરમાં અને શિહોરમાં અઢી ઈંચ વરસાદ ખાબકી ગયો છે વલ્લભીપુરના નસીતપુર ગામમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં કેરી નદી અને પાડલીયા નદીમાં ભારે પુર આવ્યા હતા વલ્લભીપુર અને આજુ બાજુના ગામોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા ગઈકાલે સંપુર્ણ દિવસ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ જીલ્લામાં ગોંડલ મોવિયા શ્રીનાથ ગઢ વીરપુર આટકોટ રામોદ જસદણ સતાપર વિરનગર પીપળીયા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ થયો હતો પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગઇકાલથી સાર્વત્રિક વરસાદ થયો છે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 ખેડા જિલ્લાના મહુધામાં પણ ગઇકાલે સવારથી ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હાત ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પાણીનો આવરો થઈ રહ્યો છે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

અને ચાર યુનિટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે સુરત જિલ્લાના કલેક્ટર તાપી તટના ગામોને એલર્ટ કર્યા છે જ્યારે બોટાદ જિલ્લાના વરવાળાના ખાભડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે આ ઉપરાંત બોટાદ સહિતના પંથકમાં સારો વરસાદ પડતાં પાણીની આવક થઈ છે ડેમમાં દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે તો મહિસાગર જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે

પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક દેવ ડેમના છ દરવાજા એક મીટર જેટલા ખોલવામાં આવ્યા હાલોલ તાલુકામાં દેવ ડેમમાં પાણીની આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરીથી ભારે વરસાદ થતા આજવા સરોવર તેમજ દેવ ડેમ ની સપાટી માં ઉતરોતર વધારો થતાં ઓવરફલો થવાની શરૂઆત થઇ હતી જેના કારણે ફરી પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે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

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થતાં દુષ્કાળની ચિંતા ટળી ગઇ છે નર્મદાના જળ હવે રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે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

આ અંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં સરકાર કાશ્મીરના લોકો માટે શું કરવા માંગે છે તેનો વિસ્તૃત ચિતાર આપ્યો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

જ્યારે હિન્દી ફિલ્મોમાં બોલિવ્ડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાને અંધાધૂન ફિલ્મ માટે અને વિકી કૌશલને ઉરી ફિલ્મ માટ બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મલ્યો છે જ્યારે સાવિત્ર રામાસામી તેલુગુ અભિનેત્રીની જિંદગીને દર્શાવત તેલુગુ ફિલ્મ મહાનટી માટે અભિનેત્રી કિતી સુરેશને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો છે આજે વિશ્વસિંહ દિવસ છે જૂનાગઢમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સિંહોના મુખ્ય વિરહ સ્થાન એવા સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિનની ઉજવણીના ભાગરુપે આજે સાસણમાં તમામ શાળાના વિદ્યાર્થીઓની રહેલી યોજાશે વિદ્યાર્થીઓ પોતાના ચહેરા પર સિંહનો માસ્ક પહેરીને આ રેલીમાં ભાગ લેશે અને લોકોને સિંહનું રક્ષણ કરવા માટે અનુરોધ કરશે આ ઉપરાંત શાળા કોલેજોમાં સિંહ ઉપર વકૃત્વ સ્પર્ધા તેમજ સિંહ પરની ફિલ્મ પ્રદર્શિત કરાશે

મુખ્યમંત્રીશ્રીએ રિલાયન્સ ગૃપના પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીની પહેલ હેઠળ તૈયાર કરવામાં આવેલ રાજાધિરાજ કોફી ટેબલ બુકનું વિમોચનઅમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કૃષ્ણની લીલાઓ અને પ્રેરણાત્મક વાતો રાજાધીરાજ પુસ્તકમાં સમાવિષ્ટ કરી સમાજને સાચી દિશા આપવાનું આધ્યાત્મિક સાથે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે તે માટે અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ બ્રિજના નિર્માણનું કાર્ય ચાલે છે પાવાગઢથી માંડી ગિરનાર સુધીના તિર્થસ્થાનોનો વિકાસ થાય અને તેના પુનરોથ્થાન થવું જરૂરી છે